આરતીબેન ભદ્દ મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયા વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિયારો વ્યક્ત કરશે

આ ઉપરાંત ડીડી ન્યુઝ અને પીએમઓની યુટયુબ ચેનલ પરથી પણ તેનું સહપ્રસારણ કરાશે અગિયાર વાગે પ્રથમ હિન્દીમાં સંબોધન બાદ મન કી બાતનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારીત કરાશે ત્યારપછી રાત્રે આઠ વાગે મન કી બાતના ભાવાનું વાદનું પુનઃપ્રસારણ કરાશે

દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેના કાર્યક્રમમા ધોરડીના સરપંચ મિયાઠુશેન અને કચ્છ જિલ્લાના પ્રોબેશનલ કલેક્ટર તરીકે અર્પણા ગુપ્તાએ સ્વીકાર્યો હતો

કંડલા સેઝ અલ્ટ્રો કિલ્રે સંશન સાથે સુએઝ દ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવા તેમજ ઝોનમાં સોલર પાવર ગિડની સાથે સંપુર્ણ ઝોનને ગ્રીન ઝોનમાં પરિવર્તીત કરવામાં આવશે તદઉપરાંત સોલિડ વેસ્ટ અને ઝોનમાં સુચેઝના દ્રીટમેન્ટની સુવિધા ઉભી કરવામાં આવશે એમ કંડલા સેઝના ઝોનલ ડેવલપમેન્ટ કમિશ્નરે જણાવ્યુ હતું

તો બીજા વિભાગમાં મતદારથાદીમાં નોંધાયેલ સ્ત્રીઓ અને પુરૂષોનો આ અભિયાન અંતર્ગત સામેલ કરાશે

ટી વિભાગ દ્રારા નોરતા પુર્વે જ પદયાત્રીઓના ઘસારાને પર્હોચી વળવા એસ ટી બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી જેમા ગઈકાલથી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થવા પામ્યો હતો આ અંગે કચ્છ એસ ટી ના વિભાગીય નિયામકના જણાવ્યા અનુસાર એસ ટી

વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને લીધે ભાદરવા માસના અંતિમ દિવસોમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આજે સવારથી જિલ્લાના ભુજમાંડવીનખત્રાણા અને ભયાઉ વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાથો છે કંન્દ્રોલરૂમના જણાવ્યા મુજબ ભુજ સાત એમ

એમ જયારે ભયાઉ છ એમ એમ વરસાદ થયો છે અન્ય તાલુકામાં વાદળીયુ વાતાવરણ રહેલુ પરંતુ વરસાદ ન થયો હોવાનું જણાવાયુ છે